ભારતીય ટ્રાયબલ પાર્ટીના મનસુખ વસાવા અને મહેશ વસાવાએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો એનસીપીના કાંધલ જાડેજાએ પણ પક્ષના વ્હિપનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હતો કેન્દ્ર કોરોના અંગે સૂચનો કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે કોરોનાના સરળ અને પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓ પોતાના ધરે એકલતામાં રહીને પણ સારવાર કરાવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે

આ મુજબ ઘરેલુ ભાગમાં રહેવાનું પસંદ કરનારાઓએ એ બાંહેધરી ચોક્કસ આપવી પડશે કે તેઓ કોરોના અંગેના તમામ માપદંડોનું યુસ્ત પાલન કરશે કોરોનાના પ્રારંભિક લક્ષણો ધરાવતી વ્યક્તિઓએ પોતાના આરોગ્યની સતત દેખરેખ રાખવાની રહેશે તેમજ જીલ્લા નિરીક્ષણ અધિકારીને પણ પોતાના સ્વાસ્થયની જાણકારી આપવાની હોય છે જેથી તેઓ આ સંબંધે આગળની કામગીરી કરી શકે મંત્રાલયના જણાવ્યા અનુસાર કેટલાંક રાજ્યોમાં કોરોનાની સારવાર માટે એકલતામાં ઘરની અંદર રહેવાની પરવાનગી સામાન્ય પ્રક્રિયા તરીકે આપવામાં આવી રહી છે પરંતુ સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું નથી કેન્દ્રએ રાજ્યોને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્ગદર્શિકાના કડક પાલનની ખાતરી કરવા જણાવ્યું છે

આ પાંચેય દર્દીઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે બોટાદમાં પણ આજે એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

જી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ વૃધ્ધાનું આજે કોરોનાથી મોત થયું છે અમરેલી જીલ્લામાં આજે કોરોનાના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે ચાર પૈકી ત્રણ પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે જ્યારે એકની ટ્રાવેલ ફિસ્ટ્રી અમદાવાદ અને રાજકોટની છે જયંતિ રવિ સુરત જીલ્લામાં વધતા કોરોના કેસની સમીક્ષા માટે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોકટર જયંતિ રવિએ આજે સુરત ખાતે જીલ્લા કલેકટર અને સુરત મહાનગર પાલિકાના કમિશ્નર સહિત અધિકારીઓ સાથે સરકીટ હાઉસમાં બેઠક યોજી હતી બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં ડોકટર જયંતિ રવિએ જણાવ્યું હતુ કે જીલ્લામાં કોરોનાની સંખ્યામાં વધારો થશે તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ બાદ જો જરૂર પડશે તો ખાનગી હોસ્પિટલની મદદ પણ લેવાશે

આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ આ અંગે વધ્ વિગતો આપતાં કહ્યું કે રાજ્યમાં નાગરિકોને કોવિડ સિવાયની અન્ય બિમારી સામે પણ સત્વરે સારવાર મળી રહે એ માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય સવલતો પૂરી પાડવા માટે નોડલ ઓફિસરોની નિમણૂંક કરીને તેમના દ્વારા નિયમિત ફિલ્ડ વિઝીટ પણ કરવામાં આવે છે અને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા રાજ્યકક્ષાએથી રોજ બરોજ મોનીટરીંગ પણ કરવામાં આવે છે શ્રી શિવહરેએ ઉમેર્યું કે રાજ્યની જનરલ હોસ્પિટલો અને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ નાગરિકોને યોગ્ય સારવાર સત્વરે મળી રહે એ માટે પણ સતત મોનીટરીંગ અને ફોલોઅપ કરાય છે

ઓ કચેરીઓના લોકાર્પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યા મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે કોરોના સંક્રમણ સામે પૂરતી તકેદારી સાથે આપણે હવે જીવન વ્યવહાર રાબેતા મુજબ થાય તે દિશામાં વિકાસની ઝડપ વેગવંતી બનાવી છે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોરોના સંક્રમણ છતાં ગુજરાતની વિકાસયાત્રા રોકાશે નહિં વાહનવ્યવહાર મંત્રી આર

નર્મદા નીર ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવામાં આવતા આ ક્ષેત્રના ખેડૂતોને સિયાઈનો અને પશુપાલકો માટે પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ થશે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ હોઈ મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે રાજય સરકાર દ્વારા ગઇકાલે નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી ઉત્તર અને મધ્ય ગુજરાતની દશ પૈકી આઠ નદીઓમા નર્મદાના નીર છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ દરમિયાન કોરોના અંગેની સરકારની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરીને શ્રમિકોને ભોજન વિતરણનું કાર્ય કરવામાં આવશે સૂર્યગ્રહણ આવતીકાલે રવિવારે આકાશમાં મહત્વપૂર્ણ ખગોળીય ઘટના કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળશે આ સૂર્યગ્રહણ આખા દેશમાં નિહાળી શકાશે

જો કે ધાર્મિક દ્રષ્ટિએ સૂર્યગ્રહણ પાળવાનું હોવાથી રાજ્યના અંબાજી ડાકોર સંતરામ મંદિર સહિતના યાત્રાધામોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાલ તો યોગ એટ હોમ યોગ વીથ ફેમિલીનો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે આ વર્ષે યોગ દિવસની લોકોએ ઘરે રહીને જ કોઇપણ પ્રકારની ભીડ એકઠી કર્યા વગર ઉજવવો પડશે પ્રધાનમંત્રી દ્વારા ગત મન કી બાત કાર્યક્રમમા જણાવ્યા મુજબ માય લાઇફ માય યોગા વિષય પર વિડીયો બ્લોગિંગ કોન્ટેસ્ટ જાહેર કરી તેમા દરેકને ભાગ લેવા જણાવેલ છે રાજ્ય સરકાર દ્વારા પણ તા